પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રના માળખામાં સાંપ્રત સમયની જરૂરિયાત મુજબ સુધારા કરવા એ સમયની જરૂરિયાત છે

કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર તેમના વિયારો રજૂ કરશે કેન્દ્ર સરકારે છૂટાછેટા લીઘેલી દીકરી પણ પેન્શન મેળવી શકે તે માટે ફેમિલી પેન્શન નિયમો વધુ ઉદાર બનાવ્યા છે ભારત અને શ્રીલંકા આતંકવાદ તથા નશીલા પદાર્થોની હેરફેર રોકવા દ્વિપક્ષીય સહકાર

હિંદીમાં મન કી બાતના પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરાશે આ ઉપરાંત મન કી બાતના પ્રાદેશિક ભાષાઓના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણી પ્રાદેશિક કેન્દ્રો પરથી થશે મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દ્રરદર્શનના બધા જ નેટવર્ક ઉપરાંત આકાશવાણીની વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ કોમ ડીડી ન્યૂઝ પરથી પણ કરાશે

બાલાસુબ્રમન્યમ્ ના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે ચેન્નઈમાં અંતિમ વિદાય અપાઈ તેમના અંતિમ સંસ્કાર ગઈકાલે તામિલનાડુમાં ચેન્નઈ પાસે તિરુવલ્લપુર જિલ્લાના તમરાઈપક્કમમાં તેમના ફાર્મહાઉસ પર કરાયા હતા

પોતાના પ્રિય ગાયકના અંતિમ દર્શન માટે રસ્તાની બંને બાજુ હજારો લોકો ઉભા રહ્યા હતા અને તેમને પુષ્પાંજલિ આપી હતી